બી

જો કે તેની વિગતો જાહેર કરાઈ નથી

અકસ્માતમાં પીડીતાના બે સગાનું મૌત નીપજ્યુ હતું જ્યારે પીડીતા અને તેના વકીલ ગંભીર રીતે ધાયલ થયા હતા દુષ્કર્મ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર સી બી આઈ દ્રારા ફત્યાના આરોપ ફૈઠળ કેસ દાખલ કરાયો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇરાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઇને વરસાદ અને પુરની સ્થિતિની સમીક્ષા કરી હતી દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે અને આ નદીઓના કાંઠાવિસ્તારમાં રહેતા લોકોને સત્રક રહેવાની સૂચના અપાઇ છે દરમિયાન વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ઓસરવા લાગતા પરિસ્થિતિમાં સુધારો થયો છે

સત્તાવાળાઓએ વડોદરાની શાળા કોલેજ આવતીકાલથી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે અવસાજ પીઢ પત્રકાર અને જાણીતા કટાર લેખક કાંતિ ભટ્ટનું અવસાન થયું છે

છ દાયકાથી વધુ સમય ્ગુજરાતી પત્રકારેત્વ ક્ષેત્રે તેમણે લગભગ તમામ ગુજરાતી અખબારમાં કટાર લેખ લખ્યા હતા તેઓ મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની હતા પ્રેધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમેંત્રી શ્રી વિજય રૂપાણીએ તેમના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે

સબંધીત નાયબ મામલતદારોને તેમની મુળ ફરજ ઉપરાંત પુરરાફતની વધારાની જવાબદારી સંભાળવાની રહેશે

રેલવેની સતાવાર થાદી અનુસાર જે ટ્રેનમાં એકસ્ટ્રા કોર્ચ જોડાશે તેમાં ભુજ મુંબઇને જોડતી કચ્છ એકસપ્રેસ અને સંયાજીનગરી ઉપરાંત ગાંધીધામથી બાન્દ્રા ફાવડા ટ્રેનનો સમાવેશ કરાથી છે કચ્છે એકસપ્રેસ અને સયાજીનગરીમાં વધારાનો એસી થ્રી ટાયર બન્ને તરફ લગાવવામાં આવશે જયારે ગાંધીધામ ફાવડા અને બાન્દ્રાની ટ્રેનમાં સ્લીપર કોચ એકસ્ટ્રો જોડવામાં આવશે જયદીપ વૈશ્નવ નખત્રાણા સકલન બેઠ નખત્રાણામાં ચોજાયેલી તાલુકા સંકલન અને ફરીયાદ નિવારણ બેઠકમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા જવાબદાર અધિકારીઓને તાકીદ કરાઇ હતી વૃક્ષારોપણ જળસંચય ધાસ વાવેતર અભિયાન ભારે વરસાદમાં નદી તળાવ ચેકડેમ પાસે બાળકો ન જાય તે માટેના સાવચેતીના બોર્ડ મુકવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરાઇ ફતી

રાઠોડે તમામ સરકારી કચેરીમાં વૃક્ષારોપણ અને જળસંચય કરવા વરસાદ થયા પછી ગામડાઓમાં રોગયાળો ન ફેલાય તેની તકેદારી રાખવા સુચવ્યું તેમજ હતું

જે અંતર્ગત તાજેતરમાં રાપર તાલુકાના ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ રાપર અને નખત્રાણાના સામુફિક આરોગ્ય કેન્દ્રને ખિલખિલાટ વ્રાફન ફાળવાતા લોકાર્પણ કરાથુ હતું

ભુજીયાનો મેળી આવતીકાલે સોમવારે શ્રાવણ સુદ પાંચમ નિમિતે ભુજમાં ભુજીયાનો મેળો ભરાશે તે સાથે શફેરમાં મેળાની મોસમનો આરંભ થશે રાજવી પરિવાર દ્વારા પારંપરિક રીતે ડુંગર પર ભુંજગ દેવના મંદિરે પુજન અર્ચન કરવામાં આવશે